યોજાનારી બીજી અનૌપયારિક બેઠકમાં ભાગ લેવા ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જીનપિંગ આજે ભારત આવશે

કેન્દ્ર સરકારે જીએસટી વેરાની આવકમાં સુધારો કરવા ઉપાયો સુયવવા અધિકારીઓની એક સમિતિની રચના કરી છે

જમ્મુ અને કાશ્મીર વહિવટીતંત્રે કેન્દ્ર સરકાર દ્વારા કાશ્મીરને ખાસ દરજ્જો

ઉત્તરપ્રદેશના લખનૌમાં બે દિવસ માટેની રાષ્ટ્રીય હિન્દી વિજ્ઞાન લેખકોની

ભારતની મેરીકોમ મંજુ રાણી જમુના બોરો અને લોવલીના બોરગોહેને રશિયામાં ચાલી રહેલી વિશ્વ બોક્સિંગ સ્પર્ધાની સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે

તેઓ તમિલનાડુના મમલાપુરમ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની બીજી અનૌપચારીક બેઠકમાં ભાગ લેવા ભારત આવી રહ્યા છે સાંસ્ક્રતિક તથા વેપાર ક્ષેત્રના ચીન સાથેના ઐતિહાસિક સમયના સંબંધોના આધારે ભાવિ સંબંધોની વ્યૂહરચના ઘડવા મમલાપુરમની પસંદગી કરવામાં આવી છે ભારત અને ચીનના ટોચના અગ્રણીઓની આજે અને આવતીકાલે યોજાનારી આ અનૌપયારિક બેઠકને ધ્યાનમાં લઈ સલામતીની વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે

અધિકારીએ જણાવ્યું હતું કે યાવર મીર નૂર મહંમદ અને શોએબ લોનને જુદાં જુદાં કારણસર મુક્ત કરાયા છે

શોએબ લોન ઉત્તર કાશ્મીરના જિલ્લા કમના અધ્યક્ષ છે નૂર મહંમદ નેશનલ કોન્ફરન્સના કાર્યકર છે

સી

તેણે બીનજામીન પાત્ર વોરંટની પ્રક્રિયાથી બચવા એન્ટીગુઆનું નાગરિકત્વ સ્વિકાર્યું છે

આ સાથે આ વિસ્તારમાં પ્રવાસીઓ મુક્ત રીતે હરીફરી શકશે બે ઓગસ્ટે જાહેર કરાયેલી માર્ગદર્શિકા બાદ આ પ્રતિબંધો લગાવાયા હતા રાજ્યપાલ શ્રી સત્યપાલ મલિકે લીઘેલા નિર્ણય બાદ આ પ્રતિબંધો હટાવાયા છે

રાજ્ય સરકારે જમ્મુ કાશ્મીર શિક્ષણ બોર્ડને શિયાળો શરૂ થાય તે પહેલા પરીક્ષાઓ પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું છે

વૈશ્વિક નેતાઓની પરિષદમાં પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી ભાગ લે તેવી સંભાવના છે

અમારા સંવાદદાતા જણાવે છે કે સમગ્ર દેશના એક હજારથી વધુ વિજ્ઞાન લેખકો તેમાં ભાગ લે તેવી સંભાવના છે હિન્દીમાં વિજ્ઞાન વિષયક લેખોને પ્રોત્સાહન આપવા અને હિન્દી તથા પ્રાદેશિક ભાષાના વિજ્ઞાન લેખકોને મંચ પુરૂ પાડવા માટે રાષ્ટ્રીય હિન્દી વિજ્ઞાન લેખકોની પરિષદનું આયોજન થઈ રહ્યું છે આ હેતુથી વિજ્ઞાન લેખક ડોટ કોમ વેબસાઈટ શરૃ કરાઈ છે

આ કાર્યક્રમનો હેતુ દરેક મહિલાઓ અને નવજાત બાળકને સન્માન સહિત ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ સેવા વિનામૂલ્યે પૂરી પાડવાનો છે આ ઉપરાંત માતા તથા બાળમરણને અટકાવવાનો છે

શ્રી જીતેન્દ્રસિંહે કેટલાક તત્વો દ્વારા ફેલાવાતી અફવાઓ અથવા ખોટી માહિતીથી દોરાઈ નહિં જવાની અપીલ કરી છે સરકારે કાશ્મીરને લગતા મુદ્દાઓ ઉકેલવાની શરૂઆત કરતા કેટલાક નારાજ તત્વો આ પ્રકારની અફવાઓ ફેલાવવાના પ્રયાસો કરી રહ્યા છે

ગ્રાહક બાબતોના વિભાગના સચિવના અધ્યક્ષપદેયોજાયેલી આ બેઠકમાં ક઼ષિ વિભાગના પ્રતિનિધિઓએ માહિતી આપી હતી કે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં થયેલા ભારે વરસાદના કારણે ટામેટાનો પુરવઠો ખોરવાયો હતો

દરમિયાન સત્તાવાર યાદી મુજબ દિલ્હીમાં સફલ દ્વારા પોતાના વેચાણ કેન્દ્રો પરથી ટામેટાંનું વેચાણ આજથી હાથ ધરાશે

શ્રી રિજીજુએ દેશમાં રમત ગમતની સંસ્કૃતિ વિકસાવવા અને યોગ્ય પ્રોત્સાહન આપવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા ખાનગી ક્ષેત્ર અને ઉદ્યોગોને આગળ આવવા અનુરોધ કર્યો હતો